પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રમાણિક કરદાતાનું સન્માન અને પારદર્શક કર વ્યવસ્થા

આર પાટીલે દાવો કર્યો છે કે વિધાનસભાની આવનારી પેટાચૂંટણીમાં તમામ આઠ બેઠકો ઉપર ભાજપ જીત મેળવશે સમગ્ર રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે સૌથી વધુ સુરતના

આ નવી સુવિધાથી સીધા કરવેરા ક્ષેત્રે હાથ ધરાયેલા સુધારાઓ વધુ આગળ લઈ જઈ શકાશે અમારા સંવાદદાતા જણાવે છે કે આ પ્રસંગે નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાં રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુર અને આવકવેરાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત વેપારી મહામંડળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંગઠન વેપાર સંગઠનોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ સી

એ તાજેતરમાં પ્રત્યક્ષ કરવેરામાં ઘણા સુધારાઓ કર્યા છે આ કર સુધારાઓનો ઉદ્દેશ વેરાદરમાં ઘટાડો કરવાનો તથા પ્રત્યક્ષ વેરા વ્યવસ્થા વધુ સરળ બનાવવાનો છે

આર પાટીલ ગુજરાત ભાજપ પ્રમુખ પદે નિયુક્ત થયા બાદ પ્રથમવાર વલસાડ જિલ્લાની મુલાકાતે આવેલા સી

સાથે તેમણે ઉમેર્યું કે જ્યાં સુધી કપરાડા બેઠકનો પ્રશ્ન છે જીત નક્કી છે તેમણે જિલ્લાની મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરતા ઉમેર્યું કે જિલ્લા તાલુકાના સંગઠનોના પદાધિકારીઓ કાર્યકરોને મળી તેમના સૂચનો પણ મેળવ્યા છે જે આવનારા સમયમાં સંગઠનની રચનામાં મદદરૂપ થશે

મહિલા કાનૂની દિવસ સાબરકાંઠા જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર પી

તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી મહિલા કાનૂની જાગૃતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી